પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો માધ્યમથી ઓડિશાના કટક ખાતે આવકવેરા અપીલ ટ્રીબ્યુનલ આઇટીએટીના નવા અદ્યતન સંક્રલનું તેમજ રહેણાંક આવાસોનું લોકાર્પણ કર્યું કેન્નિ લય મંત્રીમંડળે દેશમાં ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી અલગ અલગ દસ મુખ્ય ક્ષેત્રોમાં પીએલઆઇ યોજનાને મંજૂરી આપી છે

ખાનગી ભાગીદારીમાં નાણાકીય સહાયતા યોજના યાલુ રાખવા મંજૂરી આપી છે

જન આરોગ્યના પડકારો અને તેના સમાધાન માટે સસ્તા સરળ અને સુગમ ઇલાજ માટે આયુષ સહિત ભારતીય સારવાર પધ્ધતિઓ પર સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે

જામનગરની સંસ્થાને રાષ્ટ્રને સમર્પિત કરવી તથા જયપુરની મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંસ્થાને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો પ્રદાન કરવો એ આયુર્વેદ શિક્ષણના આધુનિકીકરણની દિશામાં ખાસ મહત્વપૂર્ણ પગલું છે જે પરંપરાગત ભારતીય ચિકિત્સા પધ્ધતિને પણ વિશેષ મહત્વ પ્રદાન કરે છે જેનાથી આ સંસ્થાઓમાં આયુર્વેદ શિક્ષણનું સ્તર વધુ ઊંયુ જશે તેમજ ઉભરતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માંગ પ્રમાણે વિવિધ અભ્યાસક્રમો પણ ઘડવામાં આવશે પ્રધાનમંત્રી કટક આઇટીએટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો માધ્યમથી ઓડિશાના કટક ખાતે આવકવેરા અપીલ દ્રીબ્યુનલ આઇટીએટીના નવા અદ્યતન સંકુલનું તેમજ રહેણાંક આવાસોનું લોકાર્પણ કર્યું આ કાર્યક્રમમાં કેન્દ્રિય કાયદામંત્રી પેટ્રોલિયમ મંત્રી ઓડિશાના મુખ્યમંત્રી તેમજ ઓડિશા વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ તેમજ અન્ય ન્યાયાધીશોએ ભાગ લીધો હતો આ પ્રસંગે એક કોફી ટેબલ પુસ્તકનું પણ વિમોચન કરાયું હતું

પ્રધાનમંત્રીએ ટેકનોલોજીમાં પરિવર્તનને વર્તમાન સમયની જરૂરિયાત ગણાવી હતી તેમણે કહ્યું કે આવકવેરામાં પારદર્શિતા રાખવા ભારત દેશ પ્રગતિ કરી રહ્યો છે અને લોકોના સારા પ્રતિસાદ પણ મળી રહ્યા છે

મંત્રીમંડળ પીએલઆઇ યોજના કેન્રિર્ય મંત્રીમંડળે દેશમાં ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી અલગ અલગ દસ મુખ્ય ક્ષેત્રોમાં પ્રોડક્શન લીંકડ ઇન્સેન્ટીવ પીએલઆઇ યોજનાને મંજૂરી આપી છે જેમાં સંદેશા વ્યવહાર નેટવર્કિંગ ઉત્પાદન દવા ઉદ્યોગ ઇલેકટ્રોનિક મોબાઇલ ઓટો કાપડ અને ખાદ્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે આ યોજના ભારતીય ઉત્પાદકોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે મૂડીરોકાણ અને નિકાસમાં વધારો થશે તેમજ દેશમાં ઉત્પાદન નિકાસ અને રોજગારના અવસર વધશે

આ યોજનાનો ઉદ્દેશ સામાજીક અને આર્થિક માળખામાં જાહેર ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો સંપત્તિઓનું કુશળ નિર્માણ અને તેના યોગ્ય સંચાલન અને રખ રખાવને સુનિશ્ચિત કરવાનો છે વળી તેનો ઉદ્દેશ આર્થિક અને સામાજીક રૂપે જરૂરી પરિયોજનાઓને વ્યાવસાયિક રૂપે વ્યવહારુ બનાવવાનો પણ છે

આ ક્ષેત્રોમાં સામાન્ય રીતે બેંકો પાસેથી લોન મેળવવામાં પણ મુશ્કેલી પડતી હોય છે

આ રાજ્યોમાં મહારાષ્ટ્ર ઉત્તરાખંડ મણિપુર મિઝોરમ ત્રિપુરા મેઘાલય અને ગોવાનો સમાવેશ થાય છે બેઠકમાં આરોગ્યમંત્રીએ કોવિડ સંક્રમણ જ્યાં વધારે હોય તે જીલ્લાઓમાં નમૂનાની તપાસ પર વિશેષ ભાર મૂકવાની સલાહ આપી હતી તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ જન આંદોલનનો ઉલ્લેખ કરતાં સંક્રમણની શ્રૃંખલા તોડવા પર ભાર મૂક્યો હતો સરકારના કોવિડ અંગેના દિશા નિર્દેશ જ શક્તિશાળી સામાજીક રસીકરણ સાબિત થશે તેવા જન આંદોલનને ઉત્તેજન આપવા આરોગ્યમંત્રીએ જણાવ્યું હતુ

વીડિયો માધ્યમથી યોજનાર આ પરિષદમાં વિયેતનામના પ્રધાનમંત્રી શ્રી મોદી સાથે જોડાશે

આ પરિષદમાં આસિયાન ભારત વ્યૂહાત્મક સહભાગિતાની સ્થિતિ તથા જોડાણો દરિયાઇ સહભાગીતા વેપાર શિક્ષણ ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રે થયેલી પ્રગતિની સમીક્ષા કરાશે આ બેઠકમાં આસિયાન ભારત સંબંધો વધુ મજબૂત કરવાના ઉપાયો તથા આગળની કાર્યયોજના અંગે ચર્ચા કરાશે

ધોરડો ખાતે આવતીકાલે આયોજીત સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપશે ધોરડો ખાતે આવતીકાલે યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગ્રામિણ વિકાસ કૃષિ અને ખેડૂત કલ્યાણ પંચાયત રાજમંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર મુખ્યમંત્રી વિજય રૂપાણી ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોનુ કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર ઉપસ્થિત રહેશે

આ સરપંચો આગેવાનો સહભાગી થવાના છે જેમાં સરહદી વિભાગને સપર્શતા શિક્ષણ રસ્તા આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરાશે

વૈંકૈયા નાયડુએ જળ સંરક્ષણ માટે જન આંદોલન શરૂ કરવા આહવાહન કર્યું છે

આઝાદ ભારતના પ્રથમ શિક્ષણમંત્રી તથા ભારતરત્ન મૌલાના અબુલ કલામ આઝાદની જયંતિએ દર વર્ષે શિક્ષણ દિવસ મનાવવામાં આવે છે